માનવ સંસાધન મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે જણાવ્યું છે કે હોસ્ટેલ ફી વધારાનો મુખ્ય પ્રશ્ન ઉકેલાયો હોવાથી જે

ના વિદ્યાર્થીઓનું હજી સુધી યાલી રહેલું આંદોલન યોગ્ય ગણાવી શકાય નહી

માટે આજે જાહેરનામું બહાર પડશે રાજકીય અને આર્થિક બાબતો અંગેના રાયસીના સંવાદ તરીકે ઓળખાતા વૈશ્વિક સંમેલનનો આજે દિલ્હીમાં આરંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તેના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રણ વન ડે શ્રેણીની પહેલી વન ડે આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે

સુવર્ણ ચંદ્રકો જીતીને મોખરે રહ્યા છે

ના વિદ્યાર્થીઓનું ફજી સુધી યાલી રહેલું આંદોલન યોગ્ય ગણાવી શકાય નહી

એન યુ ના સત્તાવાળાઓએ ઘણાં દોરની મંત્રણાઓ બાદ નિવેદન જારી કર્યું છે કે વિદ્યાર્થીઓને સેવા તથા અન્ય સુવિધાઓ માટે વધારાના નાણા યૂકવવા પડશે નહિ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની આ જ મુખ્ય માગણી હતી

એન યુ ની કામગીરી સરળતાથી યાલી શકે તે હેતુથી ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરી છે આ સમિતિ લાગતા વળગતાઓ સાથે ચર્ચા કરશે તેમજ યુનિવર્સિટિઓના સત્તાવાળાઓને વિવાદના મુદ્દાઓ અંગે સલાહ સૂચન પણ કરશે

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ આગામી ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી મતદાતા જાગૃતિ ઝુંબેશ શરુ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સંમેલનના ઉદ્રઘાટન સત્રમાં ભાગ લેશે આ સંમેલનમાં સાત રાષ્ટ્રોના ભૂતપૂર્વ વડાઓ વિશ્વસામેના પડકારો ઉકેલવા અંગે પોતાના વિચારો વ્યક્ત કરશે વિદેશમંત્રાલય અને ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રતિષ્ઠિત રાયસીના સંમેલનનું આયોજન કરવામાં આવે છે

જે દ્રોણ સંચાલક નોંધણી કરાવશે નહી તેની સામે ઘટતી કાર્યવાહી કરાશે

આ પૈકી મોટા ભાગના ઉદ્યોગો તુતીકોરીન ત્રીયી કૃષ્ણગિરી તથા વેલ્લોર જીલ્લામાં સ્થપાશે

ડબલ એ થી કોઇને ચિંતા કરવાની જરૂર નથી ગઇકાલે રાજ્ય વિધાનસભાના ખાસ સત્રને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આસામના નાગરિકોના હિત જોખમાય અથવા તેઓ છેતરાયા હોવાની લાગણી અનુભવે તેવી કામગીરી કરશે નહિ મુખ્યમંત્રીએ આ ધારાના નિયમો ઘડાય ત્યાં સુધી રાહ્ જોવાની લોકોને અપીલ કરી છે

ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગઇકાલે દિલ્હીમાં યોજાયેલી ટાપુ વિકાસ એજન્સી આઇ

ની બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં ટાપુઓના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકાયેલા કાર્યક્રમમાં અમલમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે

ગૃહમંત્રીએ આ કાર્યક્રમના અમલીકરણમાં થયેલી પ્રગતી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

આ કંપનીઓ સામે વધુ પ્રમાણમાં છુટ આપવાના તથા ચોક્કસ અને પસંદગીપાત્ર વેયાણ કર્તાઓ સાથે સાંઠ ગાંઠના આરોપ કરાથા છે દિલ્હી વેપાર મહાસંઘ દ્વારા કરાચેલી ફરિયાદના આધારે સી સી

દ્વારા તપાસના આ આદેશ અપાયા છે સંબંધિત કંપનીઓ ચોક્કસ બ્રાન્ડની ખરીદી ઉપર વધુ છુટ આપતી હોવાના તથા ખાસ પ્રકારના જોડાણોના ઉપયોગથી સ્પર્ધાત્મક વાતાવરણ ડહોળતી હોવાનો આરોપ મૂકાથો છે

આ જહાજ આ ગુરૂવારથી ચેન્નાઇ નજીક યોજાનાર ભારત અને જાપાનની સંયુક્ત કવાયતમાં ભાગ લેશે

બન્ને દેશોના તટરક્ષકદળો વચ્ચેનો સહકાર સુદ્દઢ બનાવવાના હેતુથી થોજાનાર સંયુક્ત કવાયતમાં ભારતીય તટરક્ષક દળના ચાર જહાજો અને તેમના વિમાનો ભાગ લેશે આ કવાયતોમાં બયાવ કામગીરી સંદેશાવ્યવહાર અસરકારક બનાવવો તથા કામગીરી વધુ સચોટ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે

આકાશવાણી પરથી આજની મેચનો આંખે દેખ્યો અહેવાલ બપોરના એક વાગ્યાથી પ્રસારીત કરાશે

રેઇનબો નેટવર્ક તથા વધારાની ફિકવન્સીઓ પરથી હિંદી અને અંગ્રેજીમાં સાંભળી શકશો

જ્યારે દિલ્ફી ત્રીજા અને ગુજરાત યોથા સ્થાને રહ્યા છે

પહેલા રાઉન્ડમાં પાંચમો ક્રમાંક ધરાવતી પી વી સીંધુ જાપાનની અયા ઓહોરી સામે જ્યારે સાઇના નહેવાલ જાપાનની સાયાકા તાકાહાશી સામે રમશે જો બન્ને ભારતીય ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવે તો બીજા રાઉન્ડમાં સીંધુ નો મુકાબલો સાયના સાથે થશે બીજી તરફ કે

પ્રણીત ચીનના શી યુ કવી સામે પ્રથમ રાઉન્ડમાં રમશે